કંપનીઓની કહેવાતી નુકશાનકારક એવી રાહત દરની નીતિ બાબતે સરકાર તપાસ કરી રહી છે મહારાષ્ટ્ર અને હરીયાણા વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે આંધ્રપ્રદેશ સરકારે સરકારી કર્મયારીઓની ભરતી પ્રક્રિયામાં વ્યક્તિગત મુલાકાત નહીં લેવાનો નિર્ણય લીધો છે મેક્સીકોએ તેની ધરતી પરથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો

ગઈકાલે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સંબંધીત કંપનીને વિસ્તૃત પ્રશ્નોની યાદી મોકલવામાં આવી છે અને તેના પ્રતિભાવની રાહ જોવાય છે તેમણે જણાવ્યું હતું કે છૂટક વિક્રેતાઓને ભારે નુકસાન થાય તે રીતે ઓછી કિંમતે વેચાણ કરવાનો ઈ કોમર્સ કંપનીઓને અધિકાર નથી આ મંચોની ભૂમિકા વેચાણકાર અને ગ્રાહક વચ્ચે સેતુનુ કામ કરવાની છે શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કિસ્સામાં કાયદાનો ભંગ થયો હોય તેવું જણાશે તો સંબંધીતો સામે કડક કાર્યવાહી કરાશે અખિલ ભારત વેપાર મહામંડળે બધી જ ઈ કોમર્સ કંપનીઓ ખાસ કરીને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી કંપનીઓની કાર્યપદ્ધતિનું ઓડિટ કરવા વાણિજ્ય મંત્રાલયને રજુઆત કરી હતી તે સંદર્ભમાં શ્રી ગોયલે આ મુજબ પ્રતિભાવ આપ્યો છે વેપાર સંગઠને ઉત્પાદકો તેમના ઉત્પાદનો પર રાહતો આપી રહ્યા છે અને તેમાં પોતાની ભૂમિકા નહીં હોવાના કરેલા ઈ કંપનીઓના દાવાને ચકાસવા મંત્રાલયને વિનંતી કરી છે

હરિયાણામાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મતદારોને રિઝવવા સઘન પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોહાના અને હિસ્સારમાં ચૂંટણી સભાઓ સંબોધશે જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ વિવિધ સ્થળોએ ત્રણ જાહેરસભાઓમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોને અધિકાર સંપન્ન બનાવવા જરૂરી પગલાં લેશે શ્રી મોદીએ સોમવારે મોટી સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો

મુંબઈ પોલીસની આર્થિક ગૂના અંગેની પાંખે ગત બુધવારે અરોરાની ધરપકડ કરી હતી ગઈકાલે આરોપીને અધિક મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એ જી શેખ સમક્ષ હાજર કરાયા હતા તપાસ સંસ્થાએ આરોપી આરોરા સામે પદનો દુરૂપયોગ કરવાનો અને કૌભાંડમાં મદદરૂપ થવાનો આરોપ મૂક્યો છે

જોકે ભારતે ભાવિકોના હિતને ધ્યાનમાં લઈને આવી ફી નહિં રાખવાની રજુઆત કરી છે

આ કોરીડોર પાકિસ્તાનના કરતારપુર ખાતેના દરબાર સાહિબ અને ભારતના પંજાબના ગુરૂદાસપુર ખાતેના ડેરાબાબા નાનક ધર્મસ્થાનને જોડે છે

સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ ડોક્ટર સંજય જાજુએ જણાવ્યું છે કે દેશમાં અદ્યતન અને ગુણવત્તાયુક્ત સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનો વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને આગામી સમયમાં આ ક્ષેત્રની નિકાસ પાંચ અબજ ડોલર સુધી લઈ જવાના પ્રયાસો કરાશે

જીતેન્દ્રસિંહે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આગવી અને સફળ આરોગ્ય વિમા યોજના ગણાવી છે

મુખ્યમંત્રી વાય

જગમોહન રેડ્ડીએ ભરતી પ્રક્રિયા પારદર્શક અને ભુલ વગરની બનાવવાના નિર્દેશ આંધ્રપ્રદેશ જાહેરસેવા પંચને આપ્યા છે ગઈકાલે યોજાયેલી સમિક્ષા બેઠકમાં સરકારી નોકરીઓમાં ખાલી પદો ભરવા માટે આગામી એક વર્ષના કાર્યક્રમની સમિક્ષા કરાઈ હતી

આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ કારખાનું સ્થાનિક લોકોને રોજગારીની તકો આપશે અને વડોદરા જિલ્લાના વિકાસને વેગ આપશે

સંસ્થાએ જણાવ્યું કે આ ભારતીયો પાસે મેક્સીકોમાં રહેવા માટે જરૂરી દસ્તાવેજો ન હતા અને ભારતીય સત્તાવાળાઓએ તેમની ઓળખ કર્યા બાદ સંબંધીતોને સ્વદેશ પાછા મોકલવામાં આવ્યા છે

અન્ય લીગ મેચમાં મલેશિયા અને જાપાન વચ્ચે જ્યારે ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલા થશે સ્પર્ધાની ફાઈનલ આવતીકાલે રમાશે

આ શ્રેણી બાદ બે વન ડે ક્રિકેટ મેચોની શ્રેણી રમાશે